ઉત્તરપ્રદેશ સરકારે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને સળગાવવાની ઘટના સંદર્ભે બેદરકારી દાખવવા બદલ સ્ટેશન ઓફિસર સહિત સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે

દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠનના સ્થાપના દિવસે સાર્ક સચિવાલયને મોકલવામાં આવેલ એક પત્રમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સાથે મળીને કરેલા પ્રયાસોથી સંગઠનની મજબૂતીને બળ મળશે પાકિસ્તાનનું નામ લીધા વિના શ્રી મોદીએ કહ્યું કે સાર્ક દેશોની વચ્ચે વધુ સહયોગના ભારતના પ્રયાસો સામે આતંકવાદ પડકારરૂપ બની રહ્યો છે એવામાં સાર્ક સંગઠનની પૂરી ક્ષમતાના ઉપયોગ માટે પરસ્પરના પ્રયાસ જરૂરી છે શ્રી મોદીએ કહ્યું કે સાર્ક સંગઠને પ્રગતિ કરી છે પરંતુ હજુ ઘણુ બધુ કરવાનું જરૂરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમાં ભાગ લીધો હતો

સાર્ક સ્થાપના દિવસ પ્રત્યેક વર્ષે આઠમી ડિસેમ્બરે મનાવવામાં આવે છે

આ વિધેયક નીચલા ગૃહની કાર્યસૂચિમાં સામેલ છે

આ છ સમુદાયોમાં હિંન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી લોકોનો સમાવેશ થાય છે

આ વિધેયકમાં આવા ગેરકાયદેસરરીતે વસતા લોકો સામે થયેલ કાયદેસર કેસ સામે રક્ષણ આપવાની જોગવાઈ છે આ સંશોધન આસામ મેઘાલય મિઝોરમ ત્રિપુરાના જનજાતીય ક્ષેત્રો અને ઈનર લાઈન પરમીટ હેઠળ આવતા ક્ષેત્રો પર લાગુ થશે નહીં ઈનર લાઈન પરમીટ અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ અને મિઝોરમમાં લાગુ પડે છે આ વિધેયકને ગત લોકસભામાં મંજૂર કરાયું હતું પરંતુ તેને રાજ્યસભામાં રજૂ કરાઈ શક્યું ન હતું ઉત્તર પૂર્વી રાજ્યો આ વિધેયકનો વિરોધ કરી રહ્યા છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ગઈકાલે નવી દિલ્હીમાં વિધેયક પર તેમની રણનીતિ અંગે ચર્ચા વિયારણા કરી હતી પક્ષ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ આ વિધેયકનો વિરોધ કરશે કારણ કે તે બંધારણ અને દેશની ધર્મ નિરપેક્ષ ભાવનાનું ઉલ્લંઘન કરે છે દરમ્યાન ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જારી કરી બુધવાર સુધી લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે તૃણમુલ કોંગ્રેસે પણ પોતાના સાંસદોને આજથી ચાર દિવસ સુધી સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યું છે

મતગણતરી સવારે આઠ વાગે શરૂ થશે પરિણામ સાંજ સુધીમાં આવી જવાની શક્યતા છે પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી થશે

એક અપક્ષ ધારાસભ્ય યેદિયુરપ્પા સરકારના સમર્થનમાં છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બરહી અને બોકારોમાં જાહેર સભા સંબોધશે કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધી પણ આજે બડકાગામ અને રાંચીના બીઆઈટી મેસરા મેદાનમાં જાહેર સભા સંબોધશે

બંધનીની ઉર્દુ મીડલ સ્ક્રલમાં ઉભા કરાયેલા મતદાન મથકે હિંસાના બનેલા બનાવ બાદ મતદાન નિરિક્ષકની ભલામણના આધારે યૂંટણી પંચે પુનઃ મતદાનના આદેશ આપ્યા હતા

બિહાર પોલીસ સ્ટેશન ઈન્યાર્જ અજય ત્રિપાઠી સબ ઈન્સ્પેક્ટર અરવિંદ સિંઘ રધુવંશી અને શ્રીરામ તીવારી તથા ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે આ તમામ પોલીસ કર્મચારીઓએ ગુના નિયંત્રણ અને કાયદાકીય કાર્યવાહી સાથે જોડાયેલી ઘટનાઓમાં કરેલી કામમાં બેદરકારી શિથિલતા અને મનસ્વીતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીડિતા બુધવારે પોતાના ધરેથી અદાલત જઈ રહી હતી ત્યારે તેને સળગાવી દેવામાં આવી હતી

પીડિતાના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવાનો પણ વાયદો કર્યો છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે રાજ્ય સરકાર આ કેસને ફાસ્ટ ટ્રેક અદાલતમાં ચલાવશે અને આ જધન્ય અપરાધ કરનાર આરોપીઓને કડક સજા કરાશે

જુડોમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર શરૂઆત કરતા કાલે કુલ પાંચ સુવર્ણ એક રજત અને એક કાંસ્યચંદ્રક મેળવ્યો હતો

ભારતીય તરવૈયાઓનું પ્રદર્શન ચોથા દિવસે પણ શાનદાર રહ્યું તેમણે છ સુવર્ણ બે રજત અને બે કાંસ્ય ચંદ્રકો મેળવ્યા હતા પહેલવાનોએ પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ચાર સુવર્ણ ચંદ્રક જીતી લીધા ટેનિસમાં ભારતે ક્લીન સ્વીપ કરતા ગઈકાલે પુરૂષો અને મહિલાઓના મિક્સ્ડ ડબલ્સમાં ત્રણ ત્રણ સુવર્ણ ચંદ્રક મબ્યા પુરૂષો અને મહિલાઓ માટે સિંગલ્સની ફાઈનલ આજે ભારતીય ખેલાડીઓ વચ્ચે જ રમાશે સ્કવૈશમાં ભારતે એક સુવર્ણ બે રજત અને એક કાસ્ય ચંદ્રક મેળવ્યો છે નિશાનેબાજમાં ભારતને બે સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક મળ્યો છે

ભારતને હેન્ડબોલમાં પણ રજત ચંદ્રક મબ્યો છે કબક્રીમાં પુરૂષો અને મહિલાઓની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે આજ ફાયનલમાં પુરૂષ ટીમનો સામનો શ્રીલંકા સાથે અને મહિલા ટીમનો સામનો નેપાળ સામે થશે